મોદીએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ એક દેશ એક વેરા અને એક રેશનકાર્ડ યોજના અમલી બનશે

વિવિધપક્ષના નેતાઓ દ્વારા ચૂંટણીસભા રોડશો અને ઘેરઘેર પ્રચાર પણ કરવામાં આવે છે ગૃહમંત્રી અમીત શાહ ભાજપપ્રમુખ જે

નઙા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોંગ્રેસનેતા અને પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંધ હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દરસિંઘ હુડા સાંસજ રાજબ્બરે જાહેરસભાઓ થોજી હતી પ્રધાનમંત્રીશ્રી નરેન્ય મોદીએ દેશમાં એક દેશ એક વેરા અને એક રેશનકાર્ડનો ટૂંકમાં જ અમલ કરાશે સરકારે કામગીરી શરૂ કરી દીધી છે અને મહત્વનાં શહેરોમાં તેના અમલ અંગે પ્રથત્નો થઇ રહ્યા છે તેમણે કહ્યું કે તેનાથી લાખો વિસ્થાપિતોને લાભ થશે પ્રધાનમંત્રીએ કહ્યું કે દિલ્હીમાં કેન્ન્ સરકારને ટેકો આપે એવી સરકાર જોઇએ કટોકટીના સમયે સરકાર વિરોધી વલણ અપનાવે એવી સરકાર થોગ્ય નથી તેમણે કહ્યું કે નાગરિકત્વ સુધારા કાયદાનો પ્રથમ દિવસથી ખોટો પ્રયાર થઇ રહ્યો છે તેમાં રાજય સરકારમાં પણ આ ચાલી રહ્યું છે દિલ્હીના નાગરિકો પુખ્ત છે અને મતબેન્કની રાજનીતી સમજે છે

પત્રકારોને માફીતી આપતાં દીલ્ફીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે તેઓ સત્તા પર આવશે તો દિલ્હી જનલોકપાલ ખરડો પસાર કરશે

દિલ્હીને સંપૂર્ણ રાજયનો દરજ્જો આપવા માટેનો મુદ્દો પણ સમાવ્યો છે

આ માટેની માર્ગદર્શિકા પણ તૈયાર કરાઇ છે લોકોએ પોતાની માફીતી જ્ઞાન અને માન્યતાના આધારે પૂરી પાડવાની છે તેમણે સ્પષ્ટતા કરી કે આ સમગ્ર કવાયતમાં કોઇપણ વ્યક્તિની નાગરિકતા અંગે શંકા હોથ તો પણ કોઇ ચકાસણી થવાની નથી

એક પ્રશ્નના લેખિત જવાબમાં તેમણે કહ્યું કે હજી સુધી આ અંગેનું કોઇ જ આયોજન થયું નથી

તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી શાહીન બાગના દેખાવોને ટેકો આપીને વિભાજક રાજનીતી રમતા હોવાનો આરોપ મૂક્યો છે શ્રી યાદવે સ્પષ્ટતા કરી કે નાગરિકત્વ સુધારા ખરડી કોઇની નાગરિકતા છીનવી લેવા નથી પરંતુ નાગરિકતા આપવા માટે છે

વિરોધપક્ષના સભ્યોએ સંબોધનમાં યૂકાઇ ગયેલી બાબતો જણાવીને દરખાસ્તમાં સુધારો સૂચવવામાં આવ્યો હતો પરંતુ ભાજપ અને સાથી પક્ષોએ આભાર પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું અને સરકારની સફળતાની પ્રશંસા કરી પ્રધાનમંત્રીના નિવેદન બાદ આ પ્રસ્તાવ પસાર કરાશે

શૂન્યકાળ દરમિયાન આમ આદમી પાર્ટીના સંજયસિંઘે યારેય અપરાધીઓને તાકીદે ફાંસી આપવાની માગણી કરી હતી અને તે દ્વારા ઝડપી ન્યાય અપાવો જોઇએ તેમ કહ્યુ હતું શ્રી નાયડુએ કહ્યું કે આ ગંભીર અને સંવેદનશીલ મુદ્દો છે અને સમગ્ર દેશની તેના પર નજર છે દરમિયાન નિર્ભયાના માતાપિતાએ યારેય અપરાધીઓની ફાંસી પરના મનાઇફકમ અંગે અનુરોધ કર્યો છે બીજી ફેબ્રુઆરીએ શનિ રવિમાં પણ સુનાવણી કરીને કેન્મ સરકારની અરજી પર ન્યાયાધીશ સુરેશકુમારે યૂકાદો અનામત રાખ્યો હતો

જર્મનીના આરોગ્યમંત્રી જેન્સ સ્પાને કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થા યુરોપીય સંઘ અને ચીન દ્વારા સામૂહીક રીતે એક જ સારવાર પ્રક્રિયા અપનાવવી જોઇએ

અમારા સંવાદદાતા જણાવે છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના મિશનમાં અમેરિકાના નિષ્ણાતોને ચીને આવકાર્યા છે

બેઠકમાં સામૂહિક જાગૃતિ અને તકેદારી પર અને અલાયદી વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો હતો આ ઉપરાંત વિમાનમથકો પર વધુ તકેદારી ઉભી કરવા જણાવ્યું હતું

તેમાં સમગ્ર આસામમાંથી અને બોડો પ્રદેશ જિલ્લાઓમાંથી યાર લાખથી વધુ લોકો હાજર રહેવાની ધારણા છે પ્રધાનમંત્રીએ ટ્વીટર પર જણાવ્યું હતું કે આ સમજૂતીથી બોડો લોકોના જીવનમાં પરિવર્તન આવશે અને શાંતિ સંવાદિતા અને સંગઠીતતાનું પ્રભાત જોવા મળશે

તે દ્વારા એક જ છત્ર હેઠળ સંરક્ષણની ટેકનોલોજીનું નિદર્શન કરવામાં આવે છે સરકાર તથા ખાનગી ઉત્પાદકો અને સ્ટાર્ટઅપને તેનાથી વ્યાપક તક મળે

આવતીકાલથી મુઘલ ગાર્ડનને જાહેર જનતા માટે ખૂલ્લો મૂક્યો તેમાં વિવિધ શ્રેણીનાં અવનવાં ફૂલના બાગ મુખ્ય આકર્ષણરૂપ છે